પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે જણાવ્યુ હતું કે આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનાર તમામ શહીદો પ્રત્યે દેશ કૃતજ્ઞ છે આઝાદીના અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન જન ભાગીદારીના આધારે ગોઠવવાની અપીલ પણ તેમણે કરી હતી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનું આથોજન પાંચ સ્થંભ પર આધારિત હોવાનું શ્રી મોદીએ આ પ્રસંગે જણાવ્યુ હતું સવિનય કાનૂન ભંગ કરવા માટે ઘર ઘરમાં વપરાતું દરિયાઈ મીઠું એટલે કે નમકને પસંદ કરવાની બાપુની વ્યુહરયનાને શ્રી મોદીએ બિરદાવી હતી અને કહ્યું હતું કે ભારતમાં નમકને વફાદારી ઈમાનદારી અને વિશ્વાસ જેવા ગુણ સાથે જોડવાની પરંપરા રહી છે

તે સઘળી સિધ્ધિઓ દ્રનિયા સમક્ષ મૂકવાનો નિર્ધાર પણ શ્રી મોદીએ અહી વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના આગેવાનો આ પ્રસંગે હાજર હતા પ્રતિકાત્મક દાંડી યાત્રા સહિતના તમામ કાર્યક્રમો જે સફળ બનાવવાનો સંકલ્પ શ્રી રૂપાણીએ વ્યક્ત કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમથી પ્રતિકાત્મક દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતું

આઝાદીના અમૃત મહોત્સવની વિષય વસ્ત ઉપર તૈયાર કરાયેલી વેબસાઈટ પણ શ્રી મોદીએ આ પ્રસંગે ખુલ્લી મૂકી હતી આત્મનિર્ભર ઇંકયુંબેટર ને પણ તેમણે ખુલ્લુ મૂક્યું હતું

આર્યુવેદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વની સાંપ્રત પરિસ્થિતી ભારતની પરંપરાગત ચિકિત્સા પધ્ધતિને વિશ્વમાં લોકપ્રિય બનાવવા અનુકુળ છે તેમણે આયુર્વેદના પ્રચાર પ્રસારને સંપુર્ણ મદદ કરવાની ખાતરી આપી હતી તેઓ વૈશ્વિક આયુર્વેદ મહોત્સવમાં બોલી રહ્યાં હતા તેમણે ભારતની પરંપરાગત ચિકિત્સા પધ્ધતિ વાજબી દરે ઉપલબ્ધ કરાવવા રાષ્ટ્રીય આયુષ મીશનની વિગતો આપી હતી વિશ્વ આરોગ્ય સંસ્થાએ પરંપરાગત ચિકિત્સા પધ્ધતિનું વૈશ્વિક કેન્દ્ર ભારતમાં સ્થાપવાની જાહેરાત કરી હોવાનું જણાવીને કહયું કે આ કેન્દ્રના લીધે વિશ્વભરના લોકો ભારતીય ચિકિત્સા પધ્ધતીનું જ્ઞાન મેળવવા ભારત આવશે યુંટણી પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી માટે તથા કેરળ તમિળનાડુ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુદુચેરીની પ્રથમ તબક્કામાં યોજાનારી યૂંટણી માટેનું જાહેરનામું ગઇકાલે બહાર પડ્યું છે આ ઉપરાંત આસામ અને બંગાળ વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારી પત્રો પાછાં ખેંચવાનો ગઇકાલે છેલ્લો દિવસ હતો આ બંને રાજ્યોમાં વિધાનસભાની બીજા તબક્કાની યૂંટણી માટેના ઉમેદવારી પત્રો ભરવાનો ગઇકાલે છેલ્લો દિવસ હતો

કવાડ મીટીંગ કવાડ દેશોએ હિંદ પ્રશાંત ક્ષેત્ર અને તેનાથી આગળ સુરક્ષા અને સમૃધ્ધિના વિસ્તાર માટે આંતરરાષ્ટ્રીય કાયદાથી સંચાલિત મુકત અને નિયમો આધારીત વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબધ્ધા વ્યકત કરી છે ગઇકાલે કવાડના પ્રથમ શિખર સંમેલન પછી બહાર પડાયેલા એક સંયુકત નિવેદનમાં કવાડ નેતાઓએ કહયું છે કે તેઓ કાયદાનું શાસન સમુદ્રીય અને હવાઇ માર્ગોના સ્વતંત્ર સંચાલન વિવાદોના શાંતીપુર્ણ ઉકેલ લોકતાંત્રિક મુલ્યો અને ભૌગોલિક એકતાનું સમર્થન કરે છે તેમણે આસિયાનની એકતા તથા હિંદ પ્રશાંત ક્ષેત્ર પર આસિયાનના દ્રષ્ટીકોણ પ્રત્યે પોતાનો મજબુત ટેકો દર્શાવ્યો સંયુકત નિવેદનમાં કહેવાયું છે કે કવાડ શાંતી અને સમૃધ્ધિ માટે કામ કરવા ઇચ્છે છે કવાડ નેતાઓએ પોતાના સભ્ય દેશો ઓસ્ટ્રેલીયા જાપાન ભારતન અને અમેરીકા વચ્ચે યતુર્ભુજ સફયોગની પ્રતિબધ્ધતા દોહરાવી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સ્વતંત્ર સક્ષમ અને સમાવેશી હિંદ પ્રશાંત ક્ષેત્ર પ્રત્યે ભારતની પ્રતિબધ્ધતા દર્શાવી છે કવાડ દેશોના પ્રથમ શિખર સંમેલનને સંબોધન કર્યા પછી ક્ષેણીબધ્ધ ટવીટમાં પ્રધાનમંત્રીએ કહથું કે ભારત આ ક્ષેત્રમાં બધાની સુરક્ષા અને વિકાસના વિઝન ઓફ સાગરનું સમર્થન કરે છે

તેમણે કહયું કે કવાડ સંમેલનના અવસર પર તેમની અમેરીકી રાષ્ટ્રપતિ જો બાઇડેન ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્ક્રીટ મોરીસન અને જાપાનના પ્રધાનમંત્રી યોશિહિડે સુગા સાથે ઉપયોગી વાતયીત થઇ હતી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 વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે રાજ્યના મહાનગરો તથા અન્ય વિસ્તારોમાં કોવિડના વધી રહેલા કેસ તથા સમગ્ર પરિસ્થિતિની ચર્ચા કરવા ઉચ્યસ્તરીય બેઠક યોજાઈ ગઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રોગ નિયંત્રણના ઉપાયો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર હોસ્પિટલ દવાઓ વગેરે બાબતોની સર્વગ્રાફી યર્ચા થઈ હતી મુખ્યમંત્રીએ સુરત અમદાવાદ રાજકોટ તથા વડોદરાના મ્યુનિસિપલ કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી વાતચીત કરી હતી નીટ પરીક્ષા તબીબી અભ્યાસક્રમો માટે લેવાતી રાષ્ટ્રીય પાત્રતા અને પ્રવેશ પરીક્ષા નીટ આગામી પહેલી ઓગસ્ટે લેવાશે

એવી જ રીતે વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિયમિત પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે